ફિક્કી દ્વારા આયોજીત એક સમારોહમાં સંબોધન કરતા તેમણે જણાવ્યું હતું કે સરકાર જાહેર અસ્કયામતોના નિર્માણ અને જે જિલ્લાઓમાં માળખાકીય સુવિધાઓ નથી ત્યાં આ સુવિધાઓ ઉભી કરવા માટે નાણાનો ઉપયોગ કરી રહી છે જેમ કે આરોગ્ય અંગેના ઉપકર દ્વારા મેળવાયેલી રકમનો ઉપયોગ વિકાસ ઇચ્છતા જિલ્લાઓમાં હોસ્પિટલ જેવી આરોગ્ય ક્ષેત્રની માળખાકીય સુવિધાઓ માટે કરવામાં આવશે

તેમણે એમ પણ કહ્યું હતું કે કરદાતાઓને ચાર્ટર રજૂ કરવાનો સરકારનો હેતુ કરદાતા અને સરકાર વચ્ચે વિશ્વાસ મજૂબત કરવાનો છે

કેન્સર જેવા રોગ સામે કઈ રીતે લડી શકાય ઉપરાંત સારવાર નિદાન અંગે તબીબો દ્વારા જાગૃતિ ફેલાવવા માર્ગદર્શન અપાયું હતું આ ક્રયાક્રામમાં જીલ્લા આરોગ્ય અધિકારી પ્રેમકુમાર કન્નર કબીર મંદિરના મહંત કિશોરદાસજી સંસ્થાના પ્રમુખ પ્રવીણ પુજારા સહીત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજે જયારે કેન્સર દિનની ઉજવણી કરી રહી છે ત્યારે ઉલ્લેખનીય બાબત એ છે કે કચ્છમાં પણ કેન્સરના દર્દીઓનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધી રહ્યું છે અને તેમાં પણ ખાસ કરીને મહિલાઓમાં સ્તન કેન્સરનું પ્રમાણ ખુબજ વધી રહ્યું છે ત્યારે તબીબોની સલાહ પ્રમાણે થોગ્ય સમયે તપાસ અને યોગ્ય આહાર વિહાર થી પ્રારંભિક તબક્કે જ આ રોગ અટકાવી શકાય છે

એસ દ્વારા બાળતંદુરસ્તી હરીફાઈ વાનગી હરીફાઈ ફિલ્મનું નીર્દર્શન અન્નપ્રાશનવિધિ પોષણ અદાલત નાટક તેમજ સરકારી યોજનાઓનો લાભ લેવા અંગે માર્ગદર્શન અપાયું હતું તો રાપર તાલુકાના રવ ફતેહગઢ ભીમાસર ખાતે જીલ્લા વિકાસ અધિકારી પ્રભાવ જોશી જીલ્લા પંચાયત પ્રમુખ લક્ષ્મણ સિંહ સોઢા સહિતના અધિકારીઓ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં બાળકો કિશોરીઓ અને માતાઓમાં કુપોષણ અંગે સમાજ અપાઈ હતી જયારે ભયાઉ તાલુકામાં સામખીયાળી આધોઈ નાની ચીરી યોબારી અને ભયાઉ ખાતે બાળકોને અન્નપ્રાશન ગુજરાત પોષણ અભિયાન ફિલ્મનું નીર્દર્શન બાળતંદુરસ્તી હરીફાઈ રન ફોર પોષણ જેવા કાર્યક્રમોમાં વિજેતાઓને ઇનામ વિતરણ સહિતના કાર્યક્રમો યોજાયા હતા આ પ્રસંગે પ્રભારી સચિવ કે ડી કાપડિથા સહીત અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તો અબડાસા તાલુકાના નળિયા મોથાળા વાયોર ખાતે કુપોષિત બાળકોને અન્ય વાલીઓ દ્વારા દત્તક લઇ કુપોષિત બાળકોની માવજત કરી સુપોષિત બનાવવાનો સંકલ્પ લેવા સઠ્ઠીત કુપોષિત બાળકોને પોષણ યુક્ત આહાર સાથે તંદરસ્તી કેળવવા આહ્રાન કરાયું હતું

જનરલ હોસ્પિટલમાંલોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ ભુજનાં માધ્યમથી કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયના નેજા હેઠળ ક્ષેત્રિય વિકલાંગતા કેન્દ્ર અમદાવાદ દ્વારા શારીરિક તેમજ શ્રવણ દિવ્યાંગ આકારણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

આ કાર્યક્રમનું દીપ પ્રગટાવીને ઉદ્વાટન કરતા કચ્છના સાંસદ વિનોદ યાવડાએ જણાવ્યું હતુ કે વર્તમાન નાણાકીય બજેટમાં દીવ્યાંગો માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી છે

આ પ્રસંગે સિવિ લ સર્જન ડો કશ્થપ બુચે પ્રાસંગિક પ્રવયનમાં દિવ્યાંગલાભાર્થીઓ માટે મદદરૂપ થવા સધિયારો આપ્યો હતો

જનરલ હોસ્પિટલનાં ચીફ મેડી સુપ્રિ

ભાદરકા તથા ભુજ નગર પાલિકાના પ્રમુખ લતાબેન સોલંકીએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું કલ્પના શાહ્ વીજબીલ વ્યવસ્થા પશ્ચિમ ગુજરાત વીજ કંપની દ્વારા કચ્છમાં વીજ બીલ સ્વીકારવા માટે ઈ ગ્રામ સેવાનો વ્યાપ વધારવામાં આવશે

ગ્રામ્ય વિસ્તારોમાં ટપાલ કચેરીઓ પર વીજ બીલ સ્વીકારવાની વ્યવસ્થા બંધ કરવામાં આવી છે જેના વિકલ્પે ઈ ગ્રામ ના માધ્યમથી વીજ બીલ સ્વીકારવા વ્યવસ્થા થઇ છે ભુજ નખત્રાણા અને માંડવીની વિભાગીય કચેરીઓ હેઠળ આવતી ગ્રામ પંચાયતોમાં આ સેવા સાડું કરશે જેનો વ્યાપ વધારવામાં આવશે